મતદાન ત્રીજી નવેમ્બરે યોજાશે

એસ ટી

રાજ્યમાં ત્રણ ચરણમાં ચૂંટણી થનારી છે બીજા તબક્કાનું મતદાન ત્રીજી નવેમ્બરે અને અંતિમ તબક્કાનું સાતમી નવેમ્બરે થશે મત ગણતરી દસ નવેમ્બરે કરવામાં આવશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન રાજગની સરકાર દેશભરમાં ગરીબો માટે કલ્યાણનું કાર્ય કરી રહી છે બિહારના મોતીહારી અને બગહામાં જનસભાને સંબોધતા જનતાદળ યુનાઇટેડના નેતૃત્વમાં રાજગની બિહાર સરકારના લોકડાઉન દરમિયાનના તમામ કામો ગણાવ્યા તેમણે આક્ષેપ કર્યો કે ભ્રષ્ટ નકસલી અને તેમના સમર્થક તથા અલગતાવાદી આ ચૂંટણીઓમાં બિહારને ફરીથી જંગલરાજ તરફ ધકેલવા માટે એકસાથે આવી ગયા છે તેમણે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળની આલોચના કરતા કહ્યું કે તેઓ માત્ર પોતાના પરિવારોની ચિંતા કરે છે અને તેમને બિહારના લોકોની કોઇ પડતી નથી તેમણે બિહારમાં રાજગના કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે વિકાસ પર કેન્દ્રિત છે

રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ

મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે આઠે આઠ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે જ્યારે અન્યમાં બહુજન મહા પાર્ટી બહ્જન મુક્તિ પાર્ટી ભારતીય જનપરિષદ અખિલ ભારતીય રાજાર્યા સભા ઓલ ઈન્ડિયા મજલીસે ઈન્કીલાબે મિલ્લત રાષ્ટ્રવાદી જનચેતના યુવા જનજાગૃતિ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અને રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી જેવા ઓછા જાણીતા પક્ષોએ એકાદ બે ઉમેદવાર ઉભા રાખ્યા છે એકાવન અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે દરમિયાન લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી જિલ્લાના શાંતિપૂર્ણ વાતાવરણમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે યૂંટણી તંત્રે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે

ઓક્ટોબર નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે દેશ આર્થિક પુનઃપ્રાપ્તિ તરફ આગળ વધતા ઓક્ટોબર માસમાં જી એસ ટી

એસ ટી

એસ ટી

જી એસ ટી

આ વર્ષે ઓક્ટોબરમાં સંગ્રહિત જી એસ ટી મહેસૂલ ગત વર્ષે આ જ સમયગાળામાં પ્રાપ્ત મહેસૂલી આવકથી દસ ટકા વધારે છે

વૈંકેથા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તામિલનાડુના કૃષિમંત્રી આર દુરઇકન્નના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે શ્રી નાયડુએ પોતાના શોક સંદેશમાં કહ્યું કે શ્રી દુરઇકન્નએ કિસાનો અને વંચિત લોકોના ઉત્થાન માટે સંપૂર્ણ સમર્પણની ભાવના સાથે કામ કર્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે શ્રી દુરઇકન્નુએ કિસાનો અને સમાજ માટે ઉલ્લેખનીય કાર્ય કર્યું છે ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રી દુરઇકજ્ઞુના શોકસંતપ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે કોવિડથી સંક્રમિત આર દુરઇકન્નું ગઇકાલે રાત્રે નિધન થયું હતું

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આયુષ ક્ષેત્રના વિકાસ માટે મંત્રાલયની તરફથી કરવામાં આવેલી વિવિધ પહેલોમાંથી આ એક છે સ્ટ્રેટેજીક પોલીસી એન્ડ ફેસિલિટેશન બ્યુરો આયુષ મંત્રાલયને ભવિષ્યની નીતિઓ નક્કી કરવામાં મદદ કરશે મેસર્સ ઇન્વેસ્ટ ઇન્ડિયા આયુષ મંત્રાલયની યોજનાઓને અસરકારક રીતે લાગુ કરવા માટે ઉચ્ય પ્રશિક્ષિત માનવ સંશાધન પૂરો પાડશે

એક સમયે અમેરિકા કરતાં ભારતમાં આઠ લાખ દર્દીઓ જ ઓછા હતા સારવાર લઇ રહેલા દર્દીઓની બાબતમાં પણ ભારતની સ્થિતિ ઘણી સારી છે

જે ભારત કરતાં લગભગ પાંચ ગણા છે

ઓસ્ટ્રિયામાં મંગળવારથી નવેમ્બરના અંત સુધી રાત્રે કરફ્યું રહેશે પોર્ટુગલમાં નવા લોકડાઉનની જાહેરાત કરાઇ છે જેની બે સપ્તાહ્ર પછી સમિક્ષા કરવામાં આવશે શુક્રવારે ફાંસના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોને લગભગ એક મહિના માટે રાષ્ટ્રવ્યાપી બીજા લોકડાઉનની જાહેરાત કરી હતી

પોલીસે જણાવ્યું કે જૂના એર ફિલ્ડ શ્રીનગર નજીક રંગરેથમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે સુરક્ષાદળોએ આ વિસ્તારને કોર્ડન કરીને સર્ય ઓપરેશન હાથ ધર્યું હતું સૈન્ય આ વિસ્તારમાં શોધખોળ કરી રહી હતી ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો સુરક્ષાદળોએ કરેલી જવાબી કાર્યવાહીમાં સામ સામા ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો તેની ઓળખ હિઝબુલ મુજાહીદ્દીનના કમાન્ડર સૈક્લ્લાહ તરીકે થઇ હતી જે અનેક આતંકી હ્મલાના કેસોમાં સુરક્ષાદળો દ્વારા વોન્ટેડ હતો

આ સંમેલનમાં જલજીવન મિશનની યોજનાઓને પ્રભાવશાળી રીતે લાગુ કરવા માટે લાગુ કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જલજીવન મિશનનો હેતુ પ્રત્યેક પરિવારને પૂરતી માત્રામાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે

વિદેશોમાં વસેલા લગભગ બે હજાર છસ્સો ભારતીયોએ આ સંમેલનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું